બી સી કમિશન અને અનુસ્રચિત જાતિ અને અનુસ્રચિત જનજાતિને બંધારણીય દરજ્જા આપવાના પસાર થયેલા વિઘેયકને ઈતિહાસમાં સામાજિક ન્યાય સત્ર તરીકે જાવામાં આવશે

તેમણે કહ્યું કે આ પખવાડિયા દરમિયાન યાત્રાઓનું આયોજન કરવામાં આવશે અને યાત્રા દરમિયાન ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે એન ડી એ

પત્રકારોને સંબીધન કરતા સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે શ્રી મોદીને ટાંકીને કહ્યું હતું કે દેશમાં દર વર્ષે પહેલીથી નવમી ઓગસ્ટ દરમિયાન સામાજિક ન્યાય અઠવાડિયાની ઉજવણી કરવામાં આવશે લોકસભાના અનુસૂચિત જાતિ અને જનજાતિના વિધેચક તથા ઓબીસી વિધેચકને પસાર કરવામાં જે સફળતા મળી છે તેની ભાજપના સંસદીય પક્ષે પ્રશંસા કરી છે

વાઘેલાના હસ્તે લોકાર્પિત થયું હતું દેશભરની સાથે રાજ્યમાં પણ સાઈબર કાઈમને લગતા ગુનાઓમાં ઉછાળી આવ્યો છે ત્યારે રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએ એક સાઈબર કાઈમ પોલીસ મથક ખોલવાની યોજના અંતર્ગત સરહદી કચ્ય રેંજ નીચે ચાર જીલ્લા પતન બનાસકાંઠા પૂર્વ પશ્ચિમ કચ્છ નું સંયુક્ત સાયબર ક્રાઈમ પોલીસ મથક ભુજ ખાતે કાર્યાન્વિત થયું છે

વાઘેલા એ જણાવ્યું હતું કે યારેથ જીલ્લાની એલ સીબીની ટીમો સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહી તપાસ કરશે તેમને ઉમેર્યું કે ફાલમાં એલસીબી ભુજ ને તેમની કામગીરી ઉપરાંત આ પોલીસ મથકનો વધારાનો સોંપવામાં આવ્યો છે આ પ્રસંગે લોકોને કોઈ પણ જાતની સંકોચ કે ડર વિના બફાર આવી પોલીસ ફરિયાદ નોંધાવવા અને એ દ્વારા ગુનાઓ પર અંકુશ લાવવા અનુરોધ કરાથો છે

રાપર તાલુકાના ખાંડેક ફમીરપર આસપાસના વિસ્તારમાં ધરતીપુત્રોએ જુવારનું વાવેતર કરી નાખ્યું છે પણ વરસાદની આશા ઠગારી નીવડી છે ત્યારે ગાગોદર કેનાલમાંથી સિંચાઈનું પાણી મળે તો તેમની ખેતીને જીવતદાન મળે તેવી માંગ ખાંડેકના અગ્રણી કરમશીભાઈ માલી તેમજ ગામવાસીઓએ કરી હતી તો બીજી તરફ ધાસચારાના અભાવે પશુઓ અને માલધારીઓ મુશ્કેલી મુકાયા છે

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ખુબ જ દુર દુર સુધી જવા છતાં અને બમણા કે ચાર ગણા ભાવ ખર્ચ્યાવા છતાં પણ ઘાસયારો મેળવવો કઠીન બન્યો છે તેમજ ભૂખ્યા પશુઓની દયનીય હાલત જોઈ શકાય તેવી ન હોવાની વેદના તેમણે વ્યક્ત જ્કારતા આવા છેવાડાનાં ગામો ના પશુઓ માટે ઘાસ ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવા તેમણે તંત્રને તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી પૂર્વક રજૂઆત કરી હતી

આ આદેશનું પાલન રાજ્યની તમામ શહેરી સંસ્થાઓ તેમજ વિકાસ સત્તા મંડળને લાગુ પડશે ખાસ કરીને જાહેર સ્થળની નજીકમાં પાર્કિંગની જગ્યા ઉભી કરવાની પણ સુચના આપવામાં આવી છે